પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતીક પદયાત્રાનો આવતીકાલે પ્રારંભ કરાવશે આસામ વિધાનસભાની બીજા તબક્કાની પહેલી એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા ભંડોળને મંજુરી આપી

દેવોના દેવ એવા મહાદેવની પૂજા અર્ચનાના પર્વ મહાશિવરાત્રીની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધાની દિલ્હીમાં આજે રમાનારી પહેલી સેમીફાઇનલ મેચમાં ગુજરાત અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુકાબલો થશે

ભગવતગીતાની આ આવૃત્તિનું પાંચ લાખથી વધુનું વેચાણ થવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી ચિદભવાનંદ તમિલનાડમાં તિરુચિરાપલ્લી નજીક થિરુપરાથરાઈમાં શ્રી રામકુષ્ણ તપોવન આશ્રમના સ્થાપક છે

જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના ટ્વીટનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રત્યેક ધરમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવું તે ઉલ્લેખનિય પ્રગતિ છે તેમણે કહ્યું કે દરેક ઘર સુધી પાણી પહોંચે તે સરકારનો ઉદ્દેશ છે

સાત કરોડથી વધુ ગ્રામિણ પરિવારોને પણ ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહ્યું છે